રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપા તેમજ વિપક્ષ નેતાઓ સહિત નવી દિલ્હીમાં રાજઘાટ પર બાપુની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરી આજે સવારે રાજઘાટમાં સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રીએ એક ટ્વીટ સંદેશમાં માનવતાના પ્રતિ મહાત્મા ગાંધીના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી મોદીએ આ અવસર પર ગાંધીજીના સપનાને સાકાર કરવા અને વિશ્વને સારું બનાવવા માટે આપણે બધાને સાથે મળીને સખત પરિશ્રમનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો

ભુજ નજીક માધાપરના ગાંધી સર્કલ ખાતેથી જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ શ્રમદાન ફીટ ઈન્ડિયા અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનના શપથ લીધા હતા આ કાર્યક્રમ દરેક તાલુકામાં આવા કાર્યક્રમો યોજાયા હતા ભુજ નગરપાલીકા દ્વારા મહાદેવ નાકા બહાર ગાંધીજીની પ્રતિમાને નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી અને અન્ય અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી સ્વચ્છ હોસ્પિટલ માટે લેવા પટેલ સ્વચ્છ શાળા માટે માતૃછાયા કન્યા વિદ્યાલય અને સ્વચ્છ સોસાયટી માટે દેવ એવન્યુને સન્માનિત કરાયા હતા

નેહલ ઠક્કર સાંસદ પદયાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગાંધી સંકલ્પ યાત્રાના ભાગૃરપે આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિપુરથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે આદિપુરમાં ગાંધી સમાધીથી સંસદ સભ્ય વિનોદ ચાવડાએ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા ગાંધીજીના જીવન આદર્શોનું જતન કરી ગાંધી મુલ્યોને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ કેશ્વભાઈ પટેલ ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી નિમાબેન આચાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

છેલ્લા એક દાયકાથી સમગ્ર દેશમાં પાણીની અછત થઇ રહી હોવાથી પ્રધાનમંત્રીએ ચોમાસા દરમ્યાન વહી જતા પાણીને રોકવા એક ઝુંબેશની શરૂઆત કરી હતી

નેહલ ઠક્કર વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા કચ્છના પ્રવાસીઓની સુવિધા માટે ચાલુ ઓક્ટોબર ઉપરાંત નવેમ્બર અને ડિસેમ્બરમાં વિશેષ ટ્રેનો દોડાવાશે

નેહલ ઠક્કર અવસાન કીડનીના નિષ્ણાત તબીબ અને અમદાવાદની સુપ્રસિધ્ધ કીડની હોસ્પિટલના સ્થાપક ડો

એલ ત્રિવેદીનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે

તેમણે કીડની બદલવા અને સ્ટેમ સેલ્સ અંગે સંશોધન કર્યા હતા કીડની હોસ્પિટલ ઉભી કરી હજારો દર્દીઓની નજીવા ખર્ચે સારવાર કરી હતી તેમની સેવાની કદરરૂપે પદમશ્રીથી વિભુષિત કરાયા હતા

જિલ્લામાં અલગ અલગ ઝોન બનાવી અને તેમના માટે ગાયન નૃત્યની સ્પર્ધા રાખવામાં આવી છે ઝોન લેવલે વિજેતા થયેલા સ્પર્ધકને ફાઈનલ માટે આવતીકાલે બિદડા ખાતે ફાઈનલ સ્પર્ધા માટે બોલાવવામાં આવશે આ અંગેની વધારે માહિતી માટે જયા રિહેબિલિટેશન સેન્ટર બિદડા અને નવચેતન અંધજન મંડળ માધાપરનો સંપર્ક સાધવા જણાવાયું છે